વડે ઉકેલવાના ઉપાયો સૂચવવા લોકોને અનુરોધ કર્યો છે કેન્દ્ર સરકારે બધી જ શાળા કોલેજો જીમ મ્યુઝિયમ સ્વિમિંગપુલ અને

ટ્વીટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે આ પ્રકારના પ્રયાસો ઘણા લોકોને ઉપયોગી નિવડશે તેમણે આશા વ્યક્ત કરી હતી કે બાયોઇન્ફરમેટિક્સ નવી કલ્પનાઓ અને રોગ પરિક્ષણની એપની મદદથી કોરોના વાયરસ સામેની લડતમાં પ્રગતિ થઈ શકશે આ પ્રકારનો ઉકેલ સૂચવનાર નાગરિકના સૂચનનું પરિક્ષણ થશે અને યોગ્ય વ્યક્તિઓને ઇનામ પણ અપાશે

આ અંગેની માર્ગદર્શિકા બધી જ રાજ્ય સરકારોને મોકલવામાં આવી છે વિદ્યાર્થીઓને ઘરે રહેવાની સૂચના અપાઈ છે

ગઈકાલે દિલ્હીમાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે પત્રકારોને જણાવ્યું હતું કે કેબિનેટ સચિવના અધ્યક્ષ પદે સચિવોની સમિતિની મળેલી બેઠકમાં કોરોના વાયરસથી ઊભી થયેલી પરિસ્થિતિ અને કોરોનાના ફેલાવવાના રોકવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી

આ બેઠકમાં નાગરિક ઉદ્દયન મંત્રી હરદીપસિંહ પુરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે ઉપસ્થિત રહ્યા હતા

આ નિર્ણય બુધવારથી અમલમાં આવશે એવી જ રીતે યુરોપિયન સંઘ તુર્કી અને યુનાઇટેડ કિંગ્ડમથી આવતા મુસાફરો સામે બુધવારથી અમલમાં આવે એ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

કેન્જ સરકારે આ અંગેનું જાહેરનામુ ગઈકાલે બહાર પાડ્યું હતું

જેમાં દેશમાં ત્રણ કેન્રીદ્ય યુનિવર્સિટીને સંસ્કૃત યુનિવર્સિટીનો વધારાનો દરજ્જો અપાશે આ વિધેયક ધ્વનિમતથી પસાર કરાયું હતું

વિધાનસભાના બજેટ સત્રના ગઈકાલના પ્રથમ દિવસે વિશ્વાસનો મત લેવાવાનો હતો

આ અરજીમાં શ્રી શિવરાજસિંહ ચૌહાણે શ્રી કમલનાથના નેતૃત્વ હેઠળની મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારને વિધાનસભામાં બહ્મતી પુરવાર કરવા નિર્દેશ આપવાની અદાલતને વિનંતી કરી છે

આ ઘટનાના પગલે શ્રી શિવરાજસિંહ ચૌહાણ તથા ભાજપના નવ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષના આ નિર્ણયને પડકારતી અરજી ગઈકાલે સર્વોચ્ય અદાલતમાં દાખલ કરી છે

માહિતી પંચ માટે કર્મચારી બાબતોનો વિભાગ નોડલ મંત્રાલય ગણાય છે

ત્યાર પછી શ્રી સુધીર ભાર્ગવ નિવૃત્ત થતા શ્રી જુલ્કાની મુખ્ય માહિતી કમિશનરની પદે નિયુક્તિ કરાઈ છે ગઈકાલની બેઠકમાં શ્રી બિમલ જુલ્કાએ મુખ્ય માહિતી કમિશનર તરીકેના કાર્યક્ષેત્ર હેઠળ જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ માટે લેવાયેલા પગલાંની વિગતો શ્રી જીતેન્દ્રસિંહને આપી હતી

ગઈકાલે શોપિયાન અને અનંતનાગ જિલ્લાઓની સલામતી પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેમણે પોલીસ અને અન્ય સલામતી દળોએ તાજેતરમાં હાથ ધરેલી કામગીરીની પ્રશંસા કરી હતી

તેઓ કર્ણાટક વોચડોગ સમિતિના પ્રથમ અધ્યક્ષ તથા સરહદ મસલતી સમિતિના સ્થાપક અધ્યક્ષ હતા તેમણે પ્રપંચ સાપ્તાહિક તથા નવયુગના તંત્રી તરીકે કામગીરી સંભાળી હતી

યેદીયુરપ્પાએ શ્રી પુદપ્પાના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે

સમગ્ર યુરોપના દેશોએ સાવચેતીના પગલાં સઘન બનાવ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવો નિર્દેશ આપ્યો હતો સંસ્થાના વડા ટ્રેડીસ અધાનોમે જણાવ્યું છે કે કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી રહ્યો છે અને તેના પગલે સત્તાવાળાઓને સાવચેતીના પગલાં સઘન બનાવવા પડ્યા છે ગત વર્ષે ડિસેમ્બર માસમાં ચીનમાં આ વાયરસ પ્રથમવાર દેખાયા પછી તે વિશ્વના અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો છે જોકે હાલ ચીનમાં કોરોના વાયરસની પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મબ્યો છે અને નવા માત્ર ચાર કેસો નોંધાયા છે